અમદાવાદ ખાતે ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો

મુરલી ક્રિષ્નને ચૂંટણી પંચે હાથ ધરેલી કામગીરી અંગે માહિતી આપી હતી શ્રી મુરલી ક્રિષ્નને જિલ્લા વહીવટીતંત્રોને આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સૂચનાઓ આપી હતી તેમણે જજ્જાવ્યું કે આચાર સંહિતા પાલનની દેખરેખ માટે રાજ્યમાં નોડલ અધિકારી ફલાઇંગ સ્કવોડ વીડિયો સર્વેલન્સ ટીમ વીડિયો વ્યૂઈંગ ટીમ કાર્યરત કરવામાં આવી છે

આ સર્વે ટીમ દ્વારા રાજકીય પક્ષ અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવામાં આવશે

આચારસંહિતા લાગુ થયા બાદ પોલીસ તંત્ર દ્વારા આશરે રૂ

આ ઉપરાંત ચૂંટણી ખર્ચ નિયંત્રણની અઘતન સૂચનાઓ મુજબ તમામ જિલ્લા તંત્રને જરૂરી કાર્યવાહી કરવા જજ્ઞાવવામાં આવ્યું છે ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે પોલીસ રાજય આબકારી અને નશાબંધી તેમજ આવકવેરા વિભાગના રાજય કક્ષાના નોડલ અધિકારીઓની નિમણુંક કરાઇ છે પંચ દ્વારા ખર્ચ નિરીક્ષકની નિમણૂંક કરાશે લોકસભા બેઠકના દરેક ભાગ દીઠ મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણૂંક કરવામાં આવી છે તેમજ ઉમેદવાર અને પક્ષ માટે રેલી સભા વગેરે માટેની મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી કરવામાં આવી છે આશુતોષ અંતાણી કચ્છ ચુંટણી અધિકારી લોકસભાની યુંટણીઓની તારીખો જાહેર થવાની સાથે સમગ્ર દેશની સાથે સરહદી કચ્છ જીલ્લામાં પણ ચુંટણીની આદર્શ આચાર સંહિતા અમલી બની ગઈ છે

આચાર સંહિતા સાથે સોશિયલ મીડિયા મોનીટરીંગ માટે નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવી હતી આ બેઠકમાં જીલ્લા કલેકટરે રાજકીય પક્ષો અને ઉમેદવારો સભા સરઘસની મંજુરી સિંગલ વિન્ડો સીસ્ટમથી મેળવી શકશે તેમ જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે રાજકીય પક્ષો તથા ઉમેદવારો દ્વારા સ્ટાર પ્રચારકના ખર્ચ બાબતે કાળજી રાખવા સાથે ધાર્મિક તથા સામાજિક પ્રસંગોએ પણ ચુંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર નિયમો અને આયાર સંહિતાનું પાલન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે જોવા અનુરોધ કર્યો હતો

ચૂંટણીપંચે મતદારની ઓળખ માટે રજુ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી જાહેર કરી છે જેમાં મતદાર ફોટો ઓળખપત્ર સિવાય પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્દ્ર કે રાજ્ય સરકાર જાહેર ક્ષેત્રના એકમો પબ્લિક લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને આપેલા ફોટા સાથેના સેવા ઓળખકાર્ડ બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક પાનકાર્ડ એન પી આર હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ નરેગા જોબકાર્ડ શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલું આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ સંસદસભ્યશ્રી ધારાસભ્યશ્રી અથવા વિધાનપરિષદના સભ્યોને આપવામાં આવેલ ફોટો ઓળખ કાર્ડ આધાર કાર્ડનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે અગાઉ ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવતી ફોટો મતદાર કાપલી ઓળખના પુરાવા તરીકે માન્ય હતી પરંતુ હવે પછીથી ફોટો મતદાર કાપલીને મતદાન માટે ઓળખના પુરાવા તરીકે સ્વીકારવામાં નહી આવે આશુતોષ અંતાણી આંતરરાષ્ટ્રીય પરિષદ રાજ્યમાં દેશની સૌ પ્રથમ દરિયાઈ જીવસૃષ્ટિ બાબતે આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી બે દિવસીય વ્હેલ શાર્ક રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં અરબી સમુદ્ર સરહદે આવેલા દેશોના વૈજ્ઞાનિક સંરક્ષણ અને કાયદા અમલીકરણ મંચના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે